તેમણે સરદારે સાહેબની પ્રતિમા

સમગ્ર આયોજનને સફળ બનાવવા અધિક કલેકટર ડી

પટેલ માર્ગદર્શન આપી રહયા છે

જેના અધ્યક્ષ ખુદ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન હશે આ અછત સમિતીમાં જિલ્લા કલેકટર ઉપરાંત કચ્છના ચુટાયેલા સાંસદ ધારાસભ્યો સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ છે મહાજન ગૌશાળા તેમજ માલધારી આગેવાનોને સમાવવામાં આવ્યા છે

પટેલના જજ્ઞાવ્યા અનુસાર સમિતિનું ગઠન થઈ ગયું છે જેની પખવાડીક સમીક્ષા બેઠક યોજવામાં આવશે

જયારે અંજાર અને મેઘપર બોરીચીના દર્દીઓના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતા તેમ જિલ્લા રોગયાળા નીયંત્રણ અધિકારી ર્ડા અરૂણક્રમાર કુર્મ્નએ જણાવ્યું હતું

નવરાત્રિ પછીના આ દિવસને મા શક્તિના મહિષાસુર ઉપરના વિજય સ્વરૂપે વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે એ જ રીતે અસુર રાવજ્ઞ સાથે નવ દિવસ ભયંકર યુદ્ધ બાદ ભગવાન શ્રી રામે રાવણને આજના દિવસે હજ્યો હતો અને વિજય પ્રાપ્ત કર્યો હતો તેથી વિજયા દશમી તરીકે ઉજવાય છે અનિષ્ટતા પ્રતીક તરીકે સહસ્ત્રાબ્દિ પછી પણ આજે રાવજ્ઞદહન કરાય છે

જિલ્લાના રામ મંદિરો ખતે આજે વિશેષ પુજન મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દર્શનાથીઓ વહેલી સવારથી જ દર્શનાથે ઉમટી રહયા છે આજે સાંજે જિલ્લામાં ભુજ નજીકના માધાપર નખત્રાણા ગાંધીધામ સહિતના સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું છે

જિલ્લા મથક ભુજ સંહિત જિલ્લાના નાના મોટા ગામ શહેરમાં લોકો વહેલી સવારથી જ ગાંઠિયા જલેબી માટે કતારો જોવા મળી હતી

આ વિષય અંતર્ગત અંગ્રેજી સાહિત્યમાં સાંપ્રત સમયમાં અલગ અલગ સંશોધનો વિશે તજજ્ઞો દ્વારા ચર્ચા સત્ર યોજાશે

દિવસ દરમ્યાન ભારે ગરમી જયારે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહયો છે